પરિણામ તે માટેના નાણાંનો ગરીબોના કલ્યાણ માટે ઉપયોગ થઈ શકે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર આખરી તબક્કામાં છે

આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો થશે

ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં દરભંગા અને ઉત્તરપ્રદેશના બાંદામાં જાહેરપ્રચાર કરી રહ્યા છે આજે બપોર બાદ વારાણસીમાં રોડ શો પણ યોજશે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના જાલોર અજમેર અને કોટામાં ચૂંટણી રેલી યોજશે અશોક ગેહલોત સચિન પાઈલોટ અવિનાશ પાંડે અને આનંદકુમાર સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે

ચૂંટણી રેલીને ભાજપના નેતા પ્રકાશ જાવડેકર વસુંધરા રાજે અવિનાશ રાય ખન્ના સુધાશું ત્રિવેદી પણ પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશના જાલૌનમાં સભા કરવાના છે બહુજન સમાજ પાર્ટીના સુશ્રી માયાવતી શાહજહાંપુર અને કન્નોજમાં જાહેરસભા કરશે

દરમિયાન આજે ઓડીશાના આઠ વિધાનસભા મતવિસ્તારમાં નવ મતદાન મથકો પર

આગ્રાના એક મતદાન મથક પર પણ પુનઃ મતદાન કરાયું હતું ટેકનીકલ ભૂલોના કારણે આ પુનઃ મતદાન કરવાના આદેશ ચૂંટણી પંચે આપ્યા હતા મહારાષ્ટ્રમાં મુંબઈના લોકો મોટી સંખ્યામાં મત આપવા આવે તે માટે રાજ્ય ચૂંટણીપંચે વિવિધ યોજના બનાવી છે

આ વિસ્તારમાં આતંકવાદી છૂપાયા હોવાની ચોક્કસ માહિતીને આધારે ગઈ મોડી રાત્રે સુરક્ષાદળોએ તપાસ શરૂ કરી હતી સવારે આકાશવાણી સાથેની વાતચીતમાં પોલીસ મહાનિયામક દિલબાગ સિંઘે કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓ ઘણા સમયથી સક્રિયા હતા અને લોકો માટે આતંક ફેલાવ્યો હતો તેઓ ઘણી આતંકવાદ સંબંધી પ્રવૃત્તિ માટે જવાબદાર છે તેમને દૂર કરવાથી લોકોને રાહતનો શ્વાસ લેવાનો અનુભવ થશે

અગાઉ સર્વોચ્ચ અદાલતે તેમની માગણી નકારી કાઢી હતી અને ચ્રંટણી પંચને દરેક વિધાનસભા વિસ્તારમાં એકના બદલે પાંચ મતદાન મથકો પર વીવીપેટની ગણતરીના આદેશ આપ્યા હતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ અરજી કરી છે અને જણાવ્યું છે કે પાંચ મતદાન મથકો પર વીવીપેટની ગણતરી એ વાજબી નથી

આઈ એ એ ઉત્તર પ્રદેશના અમરોહામાં દરોડા પાડીને આઈ

ત્રાસવાદીઓ સાથે સંબંધો ધરાવતા પાંચ જણાની ધરપકડ કરી છે ઉત્તર પ્રદેશના ત્રાસવાદ વિરોધી દળના સહયોગમાં કરાયેલી કાર્યવાહીમાં સૈદપુર ઈમ્મા ગામે દરોડા પાડ્યા હતા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આઈ એસ સાથે જોડાયેલા લોકોની માહિતી મળ્યા બાદ એન

એ દ્વારા પાંચમીવાર દરોડા પાડવામાં આવ્યા છે

યુ ચિત્રાએ સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો છે

આ સ્પર્ધામાં બહેરન પ્રથમ નંબરે ચીન બીજા ક્રમે જાપાન ત્રીજા ક્રમે અને ભારત ચોથા ક્રમે રહ્યું છે

દ વિલેર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે સતત ત્રીજીવાર આ બેંગ્લોરની ટીમ વિજેતા બની છે આઈપીએલ શ્રેણીમાં ચેન્નાઈ ટોચ પર છે બીજા ક્રમે દિલ્હી તથા ત્રીજા ક્રમે મુંબઈની ટીમ છે

આગામી બે ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાનમાં હજી વધારો થવાની સંભાવના છે

દરમિયાન શ્રીલંકામાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે આ હુમલામાં એક મહિલા સહિત નવ આત્મઘાતી બોમ્બર સંકળાયેલા હતા તેઓ સારા ઘરના જણાતા હતા એક જણે બ્રિટનમાં શિક્ષણ મેળવ્યું હતું

રાષ્ટ્રસંઘ ત્રાસવાદ વિરોધી કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ન્યૂયોર્કમાં આ માટેની બીજી બેઠક યોજવામાં આવી હતી તેમાં એશિયા મધ્ય પૂર્વ એશિયા આફિકામાં થતા ત્રાસવાદી હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ભોગ બનેલા લોકોના ટેકામાં કાર્ય કરીને ત્રાસવાદ સામે સંગઠીત બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો